રાજ્યસભાની ચૂંટણી વખતે કોરોના સંક્રમિત થયાનું પ્રાથમિક તારણ છે

જ્યારે સાંબરકાઠાં જિલ્લામાં આજે એક જ નવો કેસ નોંધાયો છે

સુરતના મેયર જગદીશ પટેલે આજે આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે આ હોસ્પિટલોમાં કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવતા જનરલ વોર્ડ માટેના દર્દીઓનો સંપૂર્ણ સારવાર ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા વહન કરશે

મોબાઈલ પશુ દવાખાનું ખેડા જિલ્લામા મુખ્યમંત્રી દ્વારા મોબાઈલ પશુ દવાખાનાના લોકાર્પણ બાદ અંદાજિત આઠ લાખ પશુઓને આ સેવાનો લાભ મળશે

સાંસદ દેવુસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી ડીએસ ગઢવી પશુપાલન અને સહકારના ચેરમેન દિનેશભાઇ પરમાર નાયબ પશુપાલન નિયામક વી કે જોશીની હાજરીમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

જેમાં તમામ શૈક્ષણીક અને બિનશૈક્ષણીક સ્ટાફ અંગેની સર્વિસ સંબંધીત માહીતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તમામ શૈક્ષણીક સંસ્થાઓની માહીતી સિંગલ પ્લેટફોર્મ મારફત મળવાથી સરકારશ્રીની વખતોવખતની યોજનાઓનું અમલીકરણ સરળતાથી થઈ શકાશે

જિલ્લા રોજગાર અધિકારી મહેશ પાલા જણાવે છે કે કોરોના સંક્રમણના ભયથી વતન ચાલ્યા ગયેલા પરપ્રાંત શ્રમિકોના વિકલ્પ તરીકે રોજગારીની વિપુલ તક ઊભી છે જેને ધ્યાને લઈ નોકરીના સારા અવસર લાયક ઉમેદવારો સુધી પહોંચાડવા માટે વર્ચુયલ ભરતી મેળા શરૂ કર્યા છે